પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડની પરિસ્થિતિ અંગે વિવિધ ધર્મના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો છે

પાકિસ્તાનની મરીન એજન્સીના જવાનોએ પોરબંદરની છ માછીમારોને બંધક બનાવ્યા છે અને તેમની બોટ જપ્ત કરી લીધી છે

વૈકેંયા નાયડૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડની પરિસ્થિતિ અંગે રાજ્યોના રાજ્યપાલો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફટન્ટ ગવર્નરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ચર્ચા વિયારણા કરી છે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડૂએ બધા જ રાજ્યપાલોને કોવિડ સામેની લડતમાં બધા જ મુખ્યમંત્રીઓને સક્રિય સહકાર આપવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલોએ કોવિડ સામેની લડતમાં વધુ અસરકારક વ્યૂહરચના ધડવા મુખ્યમંત્રીઓને માર્ગદર્શન આપવું જોઈએ તેમ શ્રી નાયડૂએ ઉમેર્થુ હતું રાજ્યપાલોએ જે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા કરાતી કામગીરીને પૂરક સમીક્ષા કરીને યોગદાન આપવું જોઈએ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં કોવિડની રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે સરકાર પ્રતિબધ્ધ છે

રસીકરણની ઝૂંબેશ હજી વેગવાન બનાવવા નવા રસીકરણ કેન્દ્રો શરૂ કરાશે તેમણે રાજ્યપાલોને કોવિડના રસીનું મહત્વ સમજાવવા તથા આયુષની પૂરક ઉપયારોના પ્રસાર પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવવા રાજ્યપાલોને અનુરોધ કર્યો હતો

ડૉ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે હાથ ધરાયેલા આ આયોજનમાં રાજયપાલ આચાર્ય દેવ વ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદથી જોડાયા હતા આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવ વ્રતએ જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જ્ઞાન સાથે કૌશલ્યનું સમાયોજન અદ્વત રીતે કરાયુ છે પરંતુ તેના અમલીકરણની સફળતામાં શિક્ષણવિદોની ભૂમિકા મહત્ત્વ રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિ નયા ભારતના નિર્માણની સાથે સાથે સંશોધન રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહન આપનારી બની રહેશે આ પ્રસંગે શ્રી મોદીએ લેખક કિશોર મકવાણા દ્વારા ડો આંબેડકર ઉપર તૈયાર કરાયેલા ચાર પુસ્તકોનું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું હતું

તેમણે સંતોને લોકો વધુને વધુ વેક્સિન લે તેવી અપીલ કરવા અનુરોધ કર્યો તેમણે એમ પણ જણાવ્યું કે પ્રથમ તબક્કા કરતાં બીજા તબક્કામાં કોવિડ સંબંધી સંશાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સાધુ સંતોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નાગરિકોની સારામાં સારી સારવારની સાથે સાથે સાધુસંતોના આશીર્વાદ પણ જરૂરી છે

વિવિધ ધાર્મિક સંસ્થાના ભવનો આશ્રમો ભોજનાલય હોસ્ટેલ સહિતના માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરવા સંમતિ આપવા બદલ તેમણે ધાર્મિક વડાઓ સાધુસંતોનો આભાર માન્યો હતો આ વીડિયો કોન્ફરન્સમાં શ્રી રમેશ ઓઝા શ્રી મોરારી બાપુ રત્ન સુદરજી મહારાજ અવિચલદાસજી મહારાજ નુમ્રમુનિ મહારાજ મૌલાના લુકમાન નાહાપુરી ફાધર રાઇટરેવ વગેરે વડાઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રોજેક્ટ હેઠળ પસંદ કરાયેલા રાજ્યોમાં ખેડૂતોની આવક વધારવા માટે ખેતીની પ્રક્રિયા સરળ બનાવવા માટે તેમજ ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મદદ કરાશે ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્ફીમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો

શિક્ષણમંત્રીએ કહ્યું કે કોવિડની વર્તમાન સ્થિતિ તથા કોવિડના કારણે શાળાઓ બંધ રહી હતી તે બાબત ધ્યાનમાં લઈને વિદ્યાર્થિઓનું હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે

માછીમાર અગ્રણી મનીષ લોઢારીના જણાવ્યા મુજબ પોરબંદરની એક બોટના માછીમારો આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે માછીમારી કરી રહ્યા હતા ત્યારે અયાનક ધસી આવેલા પાકિસ્તાન મરીન એજન્સીના જવાનોએ તેમને બંધક બનાવ્યા હતા આ છ માછીમારોને તેમની બોટ સાથે કરાંચી લઈ જવાયા છે જોકે હજી સુધી બોટ કે માછીમારોના નામ જાણવા મળ્યા નથી

પાવીજેતપુર તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજઅને કડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો તો ભર ઉનાળે ખેતી કામ તેમજ લઝ્ન ગાળા વચ્ચે અયાનક વરસાદ થતાંની સાથે જ લોકોમાં દોડધામ મચી જવા પામી હતી તો બોપા ગામે વિજળી પડતા એક બળદનું મૃત્યુ નીપજયુ હતુ ગણદેવી વિસ્તરમાં પણ આકાશમાંથી કાયું સોનું વરસયું હતુ